વૈંકેથા નાયડુપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તેમજ અન્ય મહાનુભાવોએ શ્રી વાજપેથીના સમાધિ સ્થળ સદૈવ અટલ પર ભાવભીની શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી આશુ તોષ અંતાણી રાજ્ય દરિયાઈ સલામતી ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની સલામતી વધુ મજબુ ત બનાવવાના ભાગરૂપે ભારતીય તટરક્ષક દળ અને રાજયની દરિયાઈ પોલીસની સંયુક્ત ટીમ દ્રારા સઘન પેટ્રોલિંગનો આરંભ થયો છે કેન્દ્ર સરકારના ગૃ ્રમંત્રાલય દ્રારા આ હેતુ થી ગુ જરાત સરકારને કેટલાક દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે સલામતીની આ નવી વ્યવસ્થા ગઈકાલ સ્વતંત્ર્યદિન થી અમલમાં મુકાઈ છે જે બે વર્ષ સુધી અમલમાં રહેશે આશુ તોષ અંતાણી ક ચ્છ હરામીનાળુ કચ્છ જીલ્લાના સરહદી હરામીનાળામાંથી સીમા સુ રક્ષા દળના પેટ્રોલિંગ દરમ્યાન યાર પાકિસ્તાની બોટ સાથે એક ધુ સણખોર પણ પકડાયો હતો આ અંગે સુ ત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બીએસ એફએ પેટ્રોલિંગ દરમ્યાન યાર પાકિસ્તાની બોટ અને એક ધુસણખોર ઝડપી પાડ્યા હતા જયારે બાકીના ધુ સણખોર કિકના કાદવમાંથી સામે સીમા પાર નાસી છુટ્યા હતા

એસ એફએ વધુ તપાસ હાથ ધરી છે

મું દરા તાલુકાના બાબીયા ગામનો ડેમ ઓવરફલો થયો છે

આ વરસાદથી ખેતરમાં ઉભેલા પાકને જીવતદાન મળતા ખેડુતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે આ ઉપરાંત જીલ્લાના અન્ય બંદરીય શહેર માંડવીમાં પણ સારો વરસાદ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે તો આ ઉપરાંત લખપતગાંધીધામ તાલુકામાં પણ આજે નોંધપાત્ર વરસાદ થયો હોવાનું જાણવા મળેલ છે જો કે જીલ્લા મથક ભુજમાં વાદળછાયા વાતાવરણ વચે ધુ પછાવનો માફોલ રહ્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે દિલ્ફીમાં લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતા આ જાહેરાત કરી હતી તેમણે જૈવ વૈવિધ્યનું મહત્વ સમજાવીને કહ્યું હતું કે પ્રોજેક્ટ ટાઇગર અને પ્રોજેકટ એલીફન્ટ સફળતાપૂ ર્વક હાથ ધર્યા બાદ ફવેસિંહો માટે ખાસ પ્રોજેક્ટ હાથ ધરાશે એવી જ રીતે માનવીની મિત્ર ગણાતી ડોલ્ફીન માછલીના રક્ષણ હેતુ થી પણ પ્રોજેક્ટ ડોલ્ફીન શરૂ કરાશે ઉલ્લેખનીય છે કે સમગ્ર એશિયામાં કુદરતી વાતાવરણમાં સિંહોની સૌથી વધુ વસતી ગુજરાતમાં જોવા મળે છે